પંચે આ નિર્ણય એક સમિતિની રીપોર્ટના આધાર પર કર્યો જેમાં કહેવામાં આવ્યું છે કે પ્રધાનમંત્રીના સંબોધનથી ચૂંટણીના સમયે સત્તારૂઢ પક્ષ માટે નિર્ધારીત જોગવાઈઓનું ઉલ્લંઘન થયું નથી ભારતે બુધવારે અસાધારણ ક્ષમતાનું પ્રદર્શન કરતા ઉપગ્રહ ભેદી મિસાઈલથી અંતરિક્ષણમાં પોતાનો એક ઉપગ્રહ તોડી પાડ્યો હતો પ્રધાનમંત્રીએ પોતાના સંબોંધનમાં જાણકારી આપી હતી કે ભારત આ ઉપલબંધી હાંસલ કરનારો ચોથો દેશ બની ગયો છે અને આ ઘોષણા ટીવી રેડિયો અને સોશ્યિલ મિડીયા પર રાષ્ટ્રને સંબોધીત કરતા કરી હતી ઘણા વિપક્ષો દળોએ ચૂંટણી પંચ સમક્ષ આ મુદો ઉઠાવતા કહ્યું હતું કે પ્રધાનમંત્રીના સંબોધનથી આદર્શ આચારસંહિતાનું ઉલ્લંઘન થયું છે

અગાઉ અમદાવાદમાં નારણપુરા ખાતે રોડ શો ના આરંભ પહેલાં ઉપસ્થિત જનમેદનીને શ્રી શાહે કહ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશને સારું નેતૃત્વ પૂર્રં પાડ્યું છે તેમણે વિશ્વાસ વ્યકત કરતા કહ્યું હતું કે દેશના નાગરિકોએ નિર્ધાર કર્યો છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ એનડીએ મોરચાની સરકાર દેશનું નેતૃત્વ કરશે અમિત શાહના રોડ શો વખતે ભાજપના કાર્યકરો અને નાગરિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા ઘણા વિસ્તારોમાં યોજાયેલા રોડ શો વખતે માર્ગની બંને બાજુએ પક્ષના કાર્યકરો ભાજપના ધ્વજ સાથે શ્રી શાહનું સ્વાગત કરી રહ્યા હતા

આજે ત્રીજા દિવસે બપોર સુધી વધુ એક ફોર્મ ઉપડ્યું છે લોકસભાની ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવવાની છેલ્લી તારીખ ચાર એપ્રિલ છે

ત્રણ દિવસ સુધીમાં કોઈએ ફોર્મ ભરીને જમા કરાવીને ઉમેદવારી નોંધાવી નથી

વી એમ

વી પેટ ચૂંટણી સંચાલન અંગેની તાલીમનું નલિયા ખાતે આયોજન કરાયું હતું અબડાસાના મુખ્ય મથક નલિયા ખાતેના હોથીવાંઢ મરીન પોલીસ કેમ્પસ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું

મોકપોલ સીલિંગ પ્રક્રિયા તેમજ વિવિધ ફોર્મસ ભરવા તેમજ ચૂંટણીપંચની કામગીરી સહિતનો તેમાં સમાવેશ થયો હતો મૂંઝવતા પ્રશ્રોનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું